એક સાથે આટલી મોટી સંખ્યામાં ચરસના પેકેટ મળી આવ્યા હોય તેવો વર્તમાન સમયનો આ સૌથી મોટો કિસ્સો બની રહ્યો છે કલ્પના શાહ કચ્છમાં વરસાદ કચ્છી નવું વર્ષ અષાડી બીજની આગોતરી ઉજવણી કરતા હોય તેમ મેઘરાજાએ ગઈકાલથી જિલ્લામાં હેત વરસાવવાનું શરૂ કરી દીધું છે ગઈકાલે વહેલી સવારથી જ ગોરંભાયેલાં ગગને ગાજ વીજ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમરથી ઝાપટાં સ્વરૂપે મેઘ મહેર થઈ હતી ખાસ કરીને બંદરિય શહેર માંડવીમાં ગઈકાલે વહેલી સવારથી બપોર સુધી સાત ઈંચ વરસાદ થયો હતો તો બપોર બાદ મુન્દ્રામાં દોઢ અને નખત્રાણામાં બે ઈંચ વરસાદ થયો હતો આ વરસાદથી તળાવોનદી નાળાંઓમાં નવાં નીર આવ્યાં છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં જિલ્લામથક ભુજમાં ગઈકાલે સવારે અન પછી રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ભારે ઝાપટું પડતાં લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી ઉપરાંત જિલ્લાના અબડાસા તાલુકાના વિવિધ ગામોમાં પણ મેઘરાજા મહેરબાન થયા હોવાના સમાચાર મળી રહ્યા છે

બિદડાથી અમારા સમાચાર મિત્ર જેઠાલાલભાઈ સંઘારના જણાવ્યા મુજબ બિદડા અને આસપાસના વિસ્તારોમાં ગઈ મોડી રાત્રે અઢીથી બે ત્રણ ઈંચ જેટલો વરસાદ થવાના અહેવાલ છે

આ છ કલાક દરમ્યાન દેશના વિવિધ ભાગમાં ગ્રહણમાં વિવિધતા જોવા મળી હતી જ્યારે અમુક ભાગમાં આકાશમાં વાદળો છવાતા સુર્યગ્રહણ સ્પષ્ટ રીતે જોવા મળી શક્યું ન હતું કલ્પના શાહ યોગ દિવસની ઉજવણી કચ્છમાં છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કચ્છભરમાં લોકોએ ઘરે રહીને યોગ યોગાસનો પ્રાણાયમો કર્યા હતા હાલ કોરોનાના પગલે સરકારે લોકોને ઘરમાં રહીને જ યોગ કરવા અપીલ કરી હતી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા યોગ દીનની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં કરીશં યોગ ભગાવીશું રોગનું સુત્રને કચ્છની પ્રજાએ સાર્થક કર્યુ હતું ભુજ ગાંધીધામ આદિપુર વગેરે જેવા શહેરો ગામમાં લકોએ અગાસીપર ઘરમાં રહીને ફેસબુક પર લાઈવ થઈને યોગાસન કર્યા હતા આયુષ મંત્રાલયએ આ વર્ષે યોગ દિવસની થીમ પર યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી નક્કી કરી હતી

તો મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી ઘરે રહીને યોગ કર્યા હતા કોરોનાના કારણે સરકાર દ્વારા ઘરમાં રહીને જ યોગ કરવા અપીલ કરી હતી જેને પગલે ભુજ મુન્દ્રા ગાંધીધામ આદિપુર વગેરે શહેરોમાં લોકોએ ઘર રહીને યોગ કર્યા હતા મુંબઈથી માદરે વતન કચ્છ આવેલા લોકોએ પણ ફેસબુકમાં લાઈવ થઈ યોગ કરી મુખ્યમંત્રીની અપીલને માન્ય રાખી હતી

ભારત સરકાર પુરસ્ક્રત જિલ્લા મહિલા અને બાળ અધિકાર અવનીબેન રાવલના નેજા હેઠળ શ્રી લોકસેવા સાર્વજનીક ટ્રસ્ટ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરાઈ હતી